ના દીક્ષાંત સમારોહને સંબોધન કરતા શ્રી મોદીએ કહ્યું હતું કે નવી શિક્ષણ નીતિ એ આત્મનિર્ભર ભારત તરફનુ મોટું પગલું છે અને તે સંશોધન સાથે વિદ્યાર્થીઓને પોતાનું સામર્થ્ય બતાવવાની આઝાદી આપે છે આવનાર સમયમાં વિશ્વ ભરતી દેશની શિક્ષણ સંસ્થાઓનું નેતૃત્વ કરવું એમ પણ શ્રી મોદીએ જણાવ્યું હતું

ડો હર્ષવર્ધનને જણાવ્યું કે આ અભિયાનમાં સામેલ તમામ ગૃહમંત્રીઓ અને અધિકારીઓનો આભાર માનતા કહ્યું કે આપણે સો ટકા રસીકરણ માટે સંકલ્પ કરવો જોઈએ તેમજ સરકારે અંદાજપત્રમાં આરોગ્યક્ષેત્રના સૌથી વધુ મહત્વ આપ્યું છે

આરતી ભદ્દ સંવાદ કાર્યક્રમ સંસ્કૃતિક પ્રવૃતિઓનું સ્થાન એવા ભુજ ખાતે આવેલ મહારાવ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય દ્વારા ચાલો સર્જકોને મળીયે એ કાર્યક્રમ હેઠળ કચ્છના જાણીતા અને કચ્છ યુની ના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો દર્શનાબેન ધોળકિયા સાથેના સંવાદના એક નવતર કાર્યક્રમનું આયોજન આજે સાંજે પાંચ વાગ્યે સાર્વજનિક પુસ્તકાલય મધ્યે કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પ્રમુખ દ્વારા જણાવાયું છે

જે માટે અનુસૂચિમાં જણાવ્યા અનુસાર મોખા ટોલ પ્લાઝા તા મુંદરા સામખીયાળી ટોલપ્લાઝા સામખીયાળી સુરજબારી ટોલ પ્લાઝા તા ભયાઉ માખેલ ટોલ પ્લાઝા તા રાપર અને ધાણેટી ટોલ પ્લાઝા તા ભુજ એમ જુદાં જુદાં ટોલ પ્લાઝા લોકેશન નિયત કરાયાં છે અને સરકારના જાહેરનામા ઉલ્લેખ થયા અનુસાર જુદાં જુદાં વાહનોને ટોલટેક્ષ ભરવામાંથી મુકિત આપવામાં આવી છે અથવા કન્સેશન આપવાની જોગવાઇ કરવામાં આવી છે